જયશંકરે આજે કહ્યું કે યુ કે અને ભારત વચ્ચે ગાઢ સંબંધો છે રાજ્યસભામાં અશ્વિન વૈષ્ણવના નકસલવાદ અંગેના પ્રશ્નનો જવાબ આપતાં શ્રી જયશંકરે જણાવ્યું કે સરકાર આ મામલે દેખરેખ રાખી રહી છે અને જરૃર પડે યોગ્ય કાર્યવાહી પણ કરશે તેમણે એમ પણ કહ્યું કે ભાજપ હંમેશાં નક્સલવાદ સામે અસહિષ્ણુતાનો મુદ્દો ઉઠાવે છે ભારત એ મહાત્મા ગાંધીની ભૂમિ હોવાના કારણે કોઈ પણ પ્રકારના નકસલવાદને સ્વીકારાશે નહીં તેમાં પણ ખાસ કરીને જે દેશમાં મોટી સંખ્યામાં ભારતીયો વસે છે ભાજપના શ્રી વૈષ્ણવે જણાવ્યું કે ઓક્સફર્ડમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની રશ્મિ સાવંતને કોલેજ છોડવા માટે ધમકાવવામાં આવી તથા તેના માતા પિતા હિંદુ હોવા મુદ્દે યર્યાનો વિષય બનાવવામાં આવ્યો

પ્રથમ તબક્કામાં પહેલી એપ્રિલે પૂર્વી તથા પશ્ચિમ મેદિનીપુરની નવ નવ બેઠકો બાંકુરાની આઠ તથા દક્ષિણી યૌવીસ પરગણાંની ચાર બેઠકો માટે મતદાન થશે આ તબક્કામાં નંદીગ્રામ બેઠક માટે પણ મતદાન થશે આસામ ઉમેદવારીપત્રો આસામમાં વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીના ઉમેદવારીપત્રોની આજે યકાસણી થઈ રહી છે

શ્રી સાગ્યામ ગેરકાયદેસર ખાણ અને મૂર્તિઓની હેરાફેરી અંગે કરોડો રૃપિયાના કૌભાંડની તપાસ બાબતે જાણીતા છે

અને ભાજપા ગઠબંધને ત્રણ ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે

પશ્ચિમ બંગાળ પ્રચાર પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસના સ્ટાર પ્રચારકો આજે જનસભા સંબોધશે ભાજપાના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહ ઝારગ્રામ તથા બાંકુરામાં રેલી યોજશે પ્રથમ તબક્કામાં આ બંને જિલ્લાઓમાં યાર યાર બેઠકો માટે મતદાન થશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પૂર્વી મેદીનીપુરના રામનગર અને એગરામાં બે રેલી યોજશે

ટુરીસ્ટ વ્હિકલ સ્કીમ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા પર્યટક વાહન સંયાલકો માટે નવી યોજનાની જાહેરાત કરાઈ છે

પરમીટ માટેના આ નવા નિયમોથી રાજ્યોમાં પર્યટનને ઉત્તેજન મળવાની અપેક્ષા છે કોરોના સંદેશ આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં અત્યાર સુધીમાં એક કરોડ દસ લાખથી વધુ કોવિડના દર્દીઓ સાજા થયા છે

ઇશાન કિશનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો ભારતે ટોસ જીતી પહેલાં ફિલ્ડિંગ પસંદ કરી હતી

ભારત વતી વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરે બે બે વિકેટ ઝડપી હતી

આ સુવિધા લાભાર્થી દ્વારા પોતાની રીતે બનાવવામાં આવનાર રહેઠાણ માટે આપવામાં આવશે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની અધ્યક્ષતામાં જમ્મુ કાશ્મીર પ્રશાસનિક પરિષદે રહેઠાણ અને શહેરી વિકાસ વિભાગની દરખાસ્તને મંજૂરી આપી છે આ વર્ગના લાભાર્થીઓએ સહાયની રકમ વધારવા માગણી કરી હતી જેથી નક્કી કરાયેલી સમયમર્યાદામાં આ મિશનના લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકાય

પરીક્ષા પે ચર્ચા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરીક્ષા લક્ષી સંવાદ કાર્યક્રમ પરીક્ષા પે યર્ચા માટે દશ લાખ બત્રીસ ફજારથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ કાર્યક્રમ માટે બે લાખ સાંઈઠ હજારથી વધુ શિક્ષકો તથા બાણું હજારથી વધુ વાલીઓએ પણ રજીસ્ટ્રેશન કરાવ્યું છે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ વિદ્યાર્થીઓ બાળકો માટે તનાવરહિત વાતાવરણ ઊભું કરવાના ઉદ્દેશથી પ્રધાનમંત્રીના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલ અભિયાનનો એક ભાગ છે આ કાર્યક્રમ દ્વારા પ્રધાનમંત્રી શાળાના વિદ્યાર્થીઓ તેમના વાલીઓ અને શિક્ષકો સાથે આવનારી પરીક્ષાઓ અંગે ચર્ચા કરશે આ કાર્યક્રમમાં રજીસ્ટ્રેશન માટે ગઈકાલે અંતિમ દિવસ હતો આ મહિનામાં વર્ચ્યુઅલ માધ્યમથી આ કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમની આ યોથી કડી છે

દર વર્ષે પંદરમી માર્ચે ગ્રાહકના અધિકારો અને જરૃરિયાતો અંગે વૈશ્વિક જાગૃતતા વધારવા માટે વિશ્વ ગ્રાહક દિવસ તરીકે ઉજવવામાં આવે છે

સંરક્ષણ દળોએ રંગૂનમાં સરકાર વિરોધી બાવીસ પ્રદર્શનકારીઓની હત્યા કરી હતી

આ હિંસામાં એક પોલીસ કર્મચારી પણ માર્યો ગયો છે રવિવારે ચીન દવારા ચાલતા બે કારખાનાંઓ પણ સળગાવવામાં આવ્યા હતા રંગૂન અને અન્ય જિલ્લાઓમાં હિંસાને ધ્યાને રાખી માર્શન લોની જાહેરાત કરવામાં આવી છે

શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન સામે લશ્કરની કાર્યવાહી અને સંયમ સંવાદ અને માનવ અધિકારના સન્માનમાં આંતરરાષ્ટ્રીય મંત્રણાના ઈન્કાર સામે પણ તેમણે નારાજગી વ્યક્ત કરી છે